આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા યૂંટણી માટે પ્રથમ બે ચરણમાં થનારી ચૂંટણીઓ માટે સ્ટાર પ્રચારકો રેલીઓ કરી રહ્યા છે જ્યારે નવા ઉમેદવારો લોકો સાથે સંપર્ક સ્થાપી રહ્યા છે

ભાજપના સ્ટાર પ્રચારક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળમાં સભાઓમાં સંબોધન કર્યું આજે બાંકુરામાં એક ચૂંટણી સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ તૃણમુલ કોંગ્રેસને બંગાળના ભવિષ્ય સાથે રમત નહીં રમવા દે તેમણે તૃણમુલ કોંગ્રેસ પર ભ્રષ્ટાયાર ગઠબંધન અને કટ મનીનો આરોપ મુકતાં કહ્યું કે ભાજપ કૌશલ્યમાં વિશ્વાસ રાખે છે જ્યારે તૃણમુલ કોંગ્રેસ ગોટાળામાં વિશ્વાસ કરે છે બીજી બાજુ તૃણમુલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીએ પશ્ચિમી મેદિનીપુરમાં ત્રણ રેલીઓને સંબોધન કર્યું અને ભાજપ પર સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ કરવાનો આરોપ મુકયો અને રાંધણગેસના વધતા ભાવો અંગે પણ સરકારની ટીકા કરી વામ મોરચાના વડા બિમાન બસુ અને તેમના ગઠબંધન સહયોગી આઇ

એફ

તેમણે ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ બંન્ને પર તૃષ્ટિકરણનું રાજકારણ કરવાનો આરોપ મુક્યો

તેમણે તૃણમુલ કોંગ્રેસ અને ભાજપની ટીકા કરી પ્રધાનમંત્રી જળશક્તિ અભિયાન આવતીકાલે વિશ્વ જળ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્યુઅલ માધ્યમથી જળ શક્તિ અભિયાન વરસાદનો સંગ્રહ કરો અભિયાનનો આરંભ કરાવશે આ સાથે જ પ્રધાનમંત્રીની ઉપસ્થિતીમાં જળશક્તિ મંત્રી અને મધ્યપ્રદેશ તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ વચ્ચે કેન બેટવા લીંક પ્રોજેક્ટના અમલીકરણ માટેના ઐતિહાસિક સમજૂતી કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે નદીઓને જોડવા માટેની રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજનાનો આ પ્રથમ પ્રોજેક્ટ છે આ પરિયોજના અંતર્ગત દૌધન ડેમ બાંધીને અને બંન્ને નદીઓને જોડતી એક કેનાલ દ્વારા કેન નદીમાંથી બેટવા નદીમાં પાણી મોકલવામાં આવશે

જળશક્તિ અભિયાન વરસાદનો સંગ્રહ કરો અભિયાન સમગ્ર દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ચલાવવામાં આવશે

ય વન દિવસ છે

તેનો હેતુ જંગલોના મહત્વ અને યોગદાન અંગે વિવિધ સમુદાયોમાં જાગૃતિ લાવવાનો છે કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે આપેલા સંદેશામાં માહિતી આપી કે કેન્દ્ર સરકારે નવી નગર વન યોજનાની મદદથી દેશના શેહરી વિસ્તારોમાં આગવા વન વિસ્તારો વિકસાવવાનો નિર્ણય લીધો છે

તેમણે કહ્યું કે ભારતીય પરંપરા મુજબ લગભગ દરેક ગ્રામીણ વિસ્તારો નજીક વન વિસ્તારો આવેલા છે પણ શહેરોની આસપાસ આવા વિસ્તારો ન હોવાથી ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચે વન ક્ષેત્રે ઉભી થતી અસમાનતા કેન્દ્ર સરકારની નવી યોજનાથી દૂર થશે

જેમની કિંમત નિયંત્રિત થતાં દર્દીઓને લાભ મળશે

રાજસ્થાન કફર્યુ મહારાષ્ર્ યાત્રી રાજસ્થાન સરકારે હાલમાં વઘી રહેલા કોવિડ કેસો પર કાબુ મેળવવા માટે આઠ શહેરોમાં આવતીકાલથી રાત્રી કફર્યુ લાદવાનો નિર્ણય કર્યો છે આઠ શહેરોમાં જયપુર જોધપુર ઉદેપુર કોટા અજમેર ભીલવાડા ડુંગરપુરના સગવાડા અને વાંસવાડાના કુશલગઢનો સમાવેશ થાય છે તથા રાજ્યના તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓમાં દુકાનો રાત્રે દસ વાગ્યા સુધીમાં બંધ કરવી પડશે મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો

દરમિયાન મહારાષ્ટ્રવ એ પણ ગુજરાત ઉપરાંત દિલ્ફી રાજસ્થાન ગોવા અને કેરળથી આવનારા મુસાફરો માટે કોવિડનો રેપિડ ટેસ્ટ ફરજીયાત કરી દીધો છે

કેન્નિ ાય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ઉત્તરાખંડના મુખ્ય સચિવને આ અંગે પત્ર લખ્યો છે હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમેળામાં રાજ્ય દ્વારા લેવાયેલા આરોગ્ય અને સારવાર સંબંધિત પગલાંઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્યસ્તરીય કેન્રિગ્ય દળની હાલમાં જ ઉત્તરાખંડની મુલાકાત લીધી હતી

કુંભમેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકોના આગમનને કારણે કોવિડના કેસો વધવાની શંકા છે

તુર્કીના ભૂતપૂર્વ પેરાલિમ્પિક ચેમ્પિયન મુહર્રમ કોર્હાન યામાક ત્રીજો રહ્યો હતો અને તેને કાંસ્યચંદ્રક મળ્યો હતો આ સુવર્ણચંદ્રક સાથે સ્પર્ધામાં ચંદ્રક વિજેતાની યાદીમાં ભારત ત્રીજા સ્થાને પહોંચ્યું છે

લિયાના ન્યૂ સાઉથવેલ્સમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે અને સરકારે કુદરતી આપદાની જાહેરત કરી છે ભારે વરસાદ પછી આવેલાં પ્રરથી સીડનીના વાયવ્ય ભાગમાં લોકોને મધરાતે ઘરબાર છોડીને સલામત સ્થળે ખસી જવા સત્તાવાળાઓએ આદેશ આપ્યો હતો